નવા પડકારોના ઉકેલની દીશાનું અમેરિકા ભારત સપ્તાહ શીર્ષક હેઠળની આ શિખર બેઠકમાં વેપાર અને મુડૂરોકાણ વયૂહાત્મક ઉર્જા જોડાણ નાણા ટેકનોલોજી સહયોગ આરોગ્ય સેવા ટેકનોલોજી તથા વૈશ્વિક પુરવઠા સાંકળમાં ભારતની સ્થિતિ જેવા પરસ્પર હિતના અનેક મુદ્દા વિશે ચર્ચા વિચારણા થશે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે ગયા સોમવારે આ શિખર બેઠકને સંબોધન કર્યું હતું આ બેઠક એક અઠવાડિયું ચાલશે

કચ્છ જિલ્લા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એ

દ્વિવેદીએ જણાવ્યું છે કે જળ સંગ્રહની સ્થિતિ એટલી સંતોષકારક છે કે પીવાના પાણીનો પ્રશ્ન તો કચ્છમાં ઉકેલાઈ જ ગયો છે તો સિંચાઈ અને પશુપાલન માટે પૂરતું પાણી આખું વર્ષ મળી રહેશે

જેના ભાગરૂપે ગુજાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરુપ થઈ શકાય તે હેતુથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે

આ આંચકાથી અંજાર આદિપુર ગાંધીધામ ભચાઉ રાપર સહિતના તાલુકા ગામોના લોકોમાં ગભરાટ ફેલાયો હતો

જે વાવેતર રાજ્યના અન્ય તમામ જિલ્લાઓ કરતા વધારે છે સતત પડી રહેલા વરસાદના કારણે પાકને ફાયદો થઈ રહ્યો છે

નદી તળાવો અને ડેમમાં નવા નીર લહેરાઈ રહ્યા છે તેની અસર ખરીફ પાકના વાવેતર બાદ રવિ પાકને પણ થશે પરંતુ હાલ તો કચ્છના ખેડૂતો વરાપ નીકળે તેવું ઈચ્છી રહ્યા છે હવે વરસાદ ન પડે તો ચાલુ વર્ષ કચ્છના કિસાનો માટે ઐતિહાસિક બની રહેશે